સીબીઆઈએ ગેરકાયદેસર ખાણ ખોદકામ કૌભાંડ અંગે ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લાઓમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા છે

રાજ્ય સભામાં કોંગ્રેસના સભ્યોના હોબાળાને કારણે સભાગૃહનું કામકાજ બે વાગ્યા સુધી મુલત્વી રહ્યું છે

આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં વરસાદ બંધ રહેશે તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મે ચ આજે આગળ રમાશે

ડી કુમાર સ્વામી અને કોંગ્રેસ નેતા ડી

શિવકુમારની આજે મુંબઈ મુલાકાતથી તેમના જીવને જાખમ હોવાનો ભય વ્યક્ત કર્યો છે આ પત્રમાં જણાવાયું છે કે ધારાસભ્યો આ બંને નેતાઓને મળવા રાજી નથી અને તેઓ ઇચ્છે છે કે તેઓને હોટલના પ્રારંભમાં પ્રવેશ આપવામાં આવે નહીં આ પત્રમાં સહિ કરનારાઓમાં શિવરામ હેબર પ્રતાપ ગૌડા પાટીલ બી સી પાટિલ બ્યારાતીલ બસવરાજ એસ ટી સોમશોખર રમેશ જાર્કીફોલી ગોપાલ્યલ એચ વિશ્વનાથ નારાથણ ગૌડા અને મહેશ કુમુતાલીનો સમાવેશ થાથ છે

નવી દિલ્ઠીમાં ભારત રશિયાની વ્યૂહાત્મક આર્થિક મંત્રણામાં બોલતા કુમારે કહ્યું કે સરકાર આર્થિક વિકાસને વધુ આગળ લઈ જવા વચનબદ્ધ છે ભારત અને રશિયાના સંબંધોમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરી ક્રમારે બંને દેશો વચ્ચે આર્થિક વિકાસ કઈ રીતે વધુ આગળ વધારી શકાય તે બાબત પર ભાર મૂક્વો હતો કુમારે બંને દેશોના કેટલાંક ક્ષેત્રોમાં પરસ્પર હિતને ધ્યાનમાં લઈ એક સાથે કામ કરી શકે તેવી આશા દર્શાવી હતી

ગઈકાલે અગાઉ ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી